માત્ર વહીવટીતત્રને સહયોગ આપ વાની જરૂર છે શ્રી અશ્વિનીકુમારે વધમાં જણાવ્યું હતું કે અન્ય દશોમાં પ્રવાસે ગયેલા ગુજરાતીઓને પરત લાવ વા ભારત સરકારના વિદેશ મંત્રાલય દવારા ફલાઈટનો વ્યવસ્થા કરવામાં આવી છે

જિલ્લા પુરવઠા અધિકારી શારદાબેન કાથડ કહે છે કે એ પી એલ શ્રેણી આવતા સુખી સંપન્ન લોકો જો પોતાનો અનાજ લેવાનો ફક્ક જતો કરે તો જરૂરિયાતમંદ સુધી વધુ અનાજ પફોંચે તેવી અપીલ સરકારે પણ કરી છે રાશન ની દુકાનો એટલે કે દીનદયાળ ગ્રાફક ભંડાર ઉપર સૌ માસ્ક પફેરી ને જાય અને સામાજિક અંતર જાળવે તેવી તાકીદ પણ તેમણે કરી છે

જયાર માલગાડીઓનું પરિવહન સમગ્ર દેશમાં ચાલ છે જનો સાથે કચ્છમાં પણ રેલ્વેની માલગાડીઓનું લ લોડીંગ થઈ રહયું છે

જિલ્લામાંથી માલગાડીઓનું સંચા લન કરી દેશના વિવિધ ભાગોમાં માલ સામાન પહોંચાડાઈ રહયો છે

જે અંતર્ગત તંત્ર દવારા ગાંધીધામથી રેલમાર્ગે બિહાર ના શ્રમિકોને મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે

સરકારી ગાઈડલાઈનના ચુસ્તપણે અમલ સાથે સેંપલીંગની કામગીરી પણ વધારી દેવામ ાં આવી છે

ત્યારે પૂર્વકચ્છ પોલીસવડા પરિક્ષીતા રાઠોડે કચ્છના પ્રવેશ દવારા સુરજબારી ચેકપોસ્ટની મુલા કાત લઈ સુરક્ષા વ્યવસ્થા ચકાસી હતી તેમણે બહારથી આવતા લોકોન મેડીકલ ચેકઅપ પરમિશનની ચકાસણી સહિતની સઘન તપાસ કામગીરી કરવા તાકીદ કરાઈ હતી